પ્રાદેશિક સમાચાર હીના મોદી વાંચે છે રાજ્યની છ મહાનગરપાલિકાઓ સહિત સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય તથા પેટા યુંટણી ફેબ્રુઆરી મહિનામાં યોજાશે

ે આજે રાજયભરમાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ ે રાજ્યમાં આવતીકાલથી ચારેક દિવસ તીવ્ર ઠંડી પડવાની અને દિવસનું ઉષ્ણતામાન પણ ઘટવાની આગાહી

આ ચૂંટણીનું જાહેરનામું પહેલી ફેબ્રુઆરીએ બહાર પડશે

તેરમી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે

જયારે આગામી બીજી માર્ચે મતગણતરી હાથ ધરાશે રાજ્ય યૂંટણીપંચ દ્વારા યૂંટણીનો કાર્યક્રમ જાહેર થતા જ સંબંધીત વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા ગઇકાલથી અમલમાં આવી છે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

તેઓ ઈ એપિક ક્રાર્યક્રમનો પ્રારંભ કરાવશે ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્રનો ડીજીટલ સ્વરૂપ છે તેઓ નવા પાંય મતદારોને મતદાર ફોટો ઓળખ પત્ર આપશે આ ઈ એપિક મતદાર ફોટો ઓળખપત્ર કોમ્પુટર અથવા મોબાઈલ દ્વારા ડાઉનલોડ કરીને સાયવી શકાય છે અને તેની પ્રિન્ટ કાઢીને લેમીનેટ પણ કરી શકાય છે મતદારથાદીનાં ફકત એક જ મતદાર સાથે સંકળાયેલાં હોય તેવો મોબાઈલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદાર આવતીકાલથી ઈ એપિક ડાઉનલોડ કરી શકે છે મતદાતા દિવસ રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી અંગેના કાર્યક્રમનું આયોજન કલેકટર કચેરી રાજકોટ ખાતે રાખવામાં આવ્યુ છે આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ દ્વારા મતદાર પ્રતિજ્ઞા લેવામાં આવશે

સુપરવાઇઝર કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપવામાં આવશે ભારતના યૂંટણી પંચ દ્વારા તા

જે અંતર્ગત વલસાડ જિલ્લા કક્ષાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી વર્ચ્યુઅલી કરવામાં આવશે તેમ જિલ્લા યૂંટણી અધિકારીશ્રી આર

રાવલ દ્વારા જણાવાયું છે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

બેઠકમાં શિવસેના ના પ્રમુખ તેમજ કોંગ્રેસ પક્ષમાંથી પણ તાલુકા પંચાયતના માજી ઉપપ્રમુખ પણ પોતાના ટેકેદારો અને હોદ્દેદારો સાથે ભાજપમાં જોડાયા હતા અંકલેશ્વરના કોંગ્રેસ નગરસેવકોએ પણ પોતાના સમર્થકો સાથે કેસરિયો ધારણ કરી લેતા ભરૂચ ભાજપના પ્રમુખ મારૂતિસિંહ આવનાર સ્થાનિક સ્વરાજ્યની યૂંટણી પહેલા જ તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો

કોરોના જાગૃતિ કોરોના વાયરસની સામે લડવા કેન્દ્ર અને રાજય સરકારે અગમચેતીનાં સંખ્યાબંધ પગલાંઓ લીધા છે કોરોના સામે લડવા લોકોની જાગૃતિ એટલી જ જરૂરી છે જાગૃતિ અને સાવધાની એ જ બયાવનું શ્રેષ્ઠ માધ્યમ સાબિત થયા છે ત્યારે મહીસાગર જિલ્લા કલેકટર શ્રી આર

બારડ અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા અનેકવિધ પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે

એ અંગે લોકજાગૃતિ કેળવવા બાલિકા દિવસની ઉજવણી શરૂ કરી હતી

રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની દીકરીઓ તેમજ વિવિધ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ સિદ્ધિઓ હાંસલ કરનાર તમામ દીકરીઓને વંદન કર્યું છે એક ટ્વીટ સંદેશામાં શ્રી મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના શિક્ષણ આરોગ્ય અને મહિલા સશક્તિકરણ ક્ષેત્રે અનેક પ્રયાસો હાથ ધરાયા છે

દીવ કોર્ટમાં કાર્યક્રમ દીવમાં રાષ્ટ્રીય બાલિકા દિન અને રાષ્ટ્રીય માર્ગ સુરક્ષાની કાયદાકીય જન જાગૃતિ આવે તેને લઈને દીવ કોર્ટમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

હવામાન વિભાગના જણાવ્યા મુજબ હવાનું લેજનું પ્રમાણ ઘટવા સાથે ત્રણ યાર દિવસ ઉષ્ણતામાનમાં સામાન્ય કરતા બે થી ત્રણ ડીગ્રી સેલ્શ્યસ જેટલો ઘટાડો થશે

તીવ્ર ઠંડીનું આ મોજુ કચ્છ પાટણ અને બનાસકાંઠા જીલ્લામાં વધુ અનુભવાશે તેવી આગાહી છે અરવલ્લી શામળાજી સુપ્રસિધ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં લાડુનો પ્રસાદ શરૂ કરાયો છે કોરોના મહામારીનાં કારણે મંદિર ટ્રસ્ટે પ્રસાદ અને રાજભોગ બંધ કરવાનો નિર્ણય લીધો હતો

અંબાજી અંબાજીમાં પોષી પૂનમના દિવસે મા આંબાનો પ્રાગટ્યોત્સવ ઉજવવામાં આવે છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અંબાજીમાં પોષી પૂનમની ધૂમધામથી ઉજવણી નહીં કરવામાં આવે